એવી જ રીતે મોબાઇલ ટેકનોલોજીના કારણે કેસલેશ વ્યવહારો શક્ય બન્યા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં ઘણું આગળ વધી શક્યું છે આગામી ત્રણ વર્ષમાં સરકાર દરેક ગામમાં હાઇસ્પીડ ફાઇબર ઓપ્ટીક કેબલ સંપર્ક આપવા પ્રયાસો કરી રહી છે

શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારે ભારતમાં વેપાર ઉદ્યોગ માટે અનૂફળ વાતાવરણ સર્જવા તથા ભારતને મૂડીરોકાણનું કેન્દ્ર બનાવવા લીધેલાં પગલાંને આ આંતરરાષ્ટ્રીય પુરસ્કારે સાર્થક ઠરાવ્યા છે રાષ્ટ્રસંઘની વેપાર અને વિકાસ પરિષદ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે ભારત બંધ ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધ આહવાનને પગલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે

જો કે બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મલ્યા છે માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કૃષિધારાઓ અંગે ખેડૂતોમાં ગેરસમજ ફેલાવવા માટે તથા આજના ભારત બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક શબ્દોમાં ટીકા કરી છે

યોગ શિક્ષણ નવી દિલ્ફી ખાતેની મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાએ ઇન્ટરનેટના માધ્યમથી યોગના અભ્યાસક્રમો હાથ ધરવાનો નિર્ણય લીધો છે સંસ્થાની સ્થાયી નાણાં સમિતિની બેઠકમાં કોવિડ પછીના સમયગાળાની સ્થિતિ અંગે ચર્ચા કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે આ હેતુથી ખાસ ડિજીટલ સ્ટુડિયોની સ્થાપના કરાશે આ સ્ટુડિયોમાંથી ઇન્ટરનેટના માધ્યમથી યોગના અભ્યાસક્રમો તથા તાલિમ અપાશે ઓનલાઇન અભ્યાસક્રમોથી યોગ શિક્ષણ સાયા અર્થમાં વૈશ્વિક બનાવવામાં મદદ મળશે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

રવિવારે બીજી ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હાર આપી હતી

એમ

ભારતીય લશ્કરનું આ સૌથી જૂનું અને કદની દૃષ્ટિએ મોટું એકમ સેનાની ત્રણેય પાંખો તથા અર્ધ લશ્કરી દળો માટે વિવિધ ચીજવસ્તુઓ તથા પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી અને વિતરણનું કામ કરે છે

કેન્દ્રીય સમિતિ અને નિષ્ણાંત તબીબોની સમિતિ હાલ સંબંધિત વિસ્તારની મુલાકાતે ગઈ છે

ફીટ ઇન્ડિયા સમગ્ર દેશમાં ફીટ ઇન્ડિયા સાઇક્લોથોન ઇવેન્ટનો ગઈકાલથી આરંભ થયો છે

સમગ્ર દેશના દરેક જિલ્લાના નાગરિકો ફીટ ઇન્ડિયા વેબસાઇટ ઉપર પોતાના નામનું રજીસ્ટ્રેશન કરીને તેમાં ભાગ લઈ શકશે નામ નોંધાવનાર વ્યક્તિએ પોતાની ઇચ્છા મુજબ ચોક્કસ અંતર સુધી દરરોજ સાયકલ પ્રવાસ કરવાનો રહેશે તથા તેઓ પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર મૂકી શકશે